પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે

ટેકા ના ભાવે ખેત પેદાશ વેયવા માંગતા ખેડૂત માટે પોતાના માલ અને જથ્થા નુ વર્ણન ધરાવતી નોંધણી ઓનલાઇન કરવી ફરજિયાત છે

ગુજરાત ભરમાં આજથી પેન્સન સપ્તાહ ની ઉજવણી શરૂ થઈ છે જેની હેઠળ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના તથા પ્રધાનમંત્રી લધુ વ્યાપારી માનધન યોજના માટે લાભાર્થીઓની નોંધણી કરવાનું કામ પુરજોશ માં છઠ્ઠી ડિસેમ્બર સુધી યાલશે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પેન્શન સપ્તાહ ઉજવણીનો પ્રારંભ કરવા યોજાયેલા કાર્યક્રમ માં સાંસદ રતનસિંહ રાઠોડ તથા ધારાસભ્ય જિઝેશ સેવક ઉપસ્થિત હતા ભાવિ લાભાર્થીઓનો સમૂહ જેમાં હાજર હતો તેવા આ કાર્યક્રમ માં કેન્દ્રિય મંત્રી સંતોષ કુમાર ગંગવાર પણ વેબકાસ્ટ ના મધ્યમ થી જોડાયા હતા અને સંબોધન કર્યું હતું સાંસદ રતનસિંહ રાઠોડે આ પ્રસંગે કહ્યું હતું કે નાના માણસ ને સામાજિક સલામતી બક્ષવાનું મોટું કામ મોદી સરકારે કર્યું છે

આજે બીએસએફ દિવસની ઉજવણી કરાઇ રહી છે દેશની સરહદોની સુરક્ષા તેમજ આંતરિક સુરક્ષા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો અને તેમના પરિવારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શુભેચ્છાઓ પીઠવી છે ગૃહમંત્રી અમિત શાહે જણઆવ્યું કે રેતીથી બરફ સુધી ભારે હવામાનની પરિસ્થિતીમાં માતૃભૂમિની સેવા કરવાનું તેમનું સમર્પણ ખરેખર પ્રેરણાદાયક છે

કચ્છ પોતાની લોકસંસ્કૃતિ અને કલાવારસો તેમજ પ્રવાસન ક્ષેત્રે પ્રગતિ સાધીને દેશવિદેશમાં ખ્યાતિ પામ્યું છે હમિરસર તળાવ આઇના મહેલ પરાગ મહેલ છતરડી વગેરે ભૂજની શાન સમાન છે વિવિધ કાર્યક્રમો યોજી કચ્છીઓ આજે ભૂજનો સ્થાપ્ના દિવસ ઉજવી રહ્યાં છે આજે વિશ્વ એઇડસ દિવસ છે

વર્લ્ડ એઈડસ દિવસ ઉપર કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્રારા જાગરુકતા રેલીનું આયોજન કરાયું રાજ્ય ઍઈડસ નિયંત્રણ સંસ્થાન આરોગ્ય વિભાગના નેઝા હેઠળ આ રેલી દમણના તમામ મુખ્ય વિસ્તારોમાં ફરી હતી નાની દમણ બસ સ્ટેન્ડ ઉપર નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા શહેરી નાટક જાગરૂકતા ડાન્સ અને લોકો ને ઍયઆઈવી ઍઈડસ અને રક્તદાન ની સમય કેવી રીતે ઍયઆઈવી ની તપાસ કરાવી શકાય તેવી માહિતી આપવામાં આવી હતી

હૈદરાબાદ ખાતે તેલંગાણા સરકાર એઈડ્સ ડે ના દિવસે યુવરાજને એચઆઇવી ટેસ્ટ મોબાઈલવાનની ભેટ આપી તેલંગાણા રાજ્યમાં એયઆઈવી ટેસ્ટીંગ કીટ દ્વારા અસંખ્ય લોકોનો ટેસ્ટ કર્યા

દેશની સંસ્ક્રતિ પરંપરાઓ ધાર્મિક જ્ઞાન ની સાથાસાથ પારંપરિક રમત વિષે દેશના ભવિષ્ય સમા બાળક જ્ઞાત કરવાને માટે બાળકામાં સંસ્કારાબું સિંચન ના ઉદેશ્યથી એકલ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે ગ્રામ્ય સ્તર પર કાર્યરત નેક શાળાઓ તાપી જિલ્લા સહિત રાજ્યભરમાં આવેલ છે જે બાળકામાં રહેલ શુસુપ્ત શક્તિને જગાડવાની સાથે સાથે સંસ્કારામું સિંચન કરી રહી છે

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે સફારી પાર્કમાં નવા પ્રાણીઓ પક્ષીઓનું આગમન થયું છે

આ અંગે નાયબ વન સંરક્ષક ડો